સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ન્યુ યોક્રમાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક પરિષદના અધિવેષનના આ વર્ષના ઉચ્ય સ્તરના ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી વર્ચ્યલ રીતે સંબોધન કરશે નોર્વેના પ્રધાનમંત્રી અને યુ એન સેકેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રમાં તેઓ બોલશે વાર્ષિક ઉચ્ચ સ્તરના વિભાગમાં સરકારખાનગી ક્ષેત્રનાગરિક સમાજ અને વિધાશાખાના પ્રતિનિધિઓના વિવિધ જુથની રચના કરવામાં આવે છે આ વર્ષના ઉચ્ચ સ્તરના વિભાગમાં વિષયવસ્તુ કોવિડ પછીની બાબતો છે

એનની જરૂર છે તેની પર યર્ચા થશે આ સત્ર નિર્ણાયક દળો પર ધ્યાન કેન્દ્રીત કરશે અને મજબુત નેતૃ ત્રૃદ્ધસરકારક આંતરાષ્ટ્રીય સંસ્થાઓભાગીદારીના વિસ્તરણ અને વૈશ્વિક જાહેર માલના મહત્વના માધ્યમ દ્રારા વૈશ્વિક કાર્ય સુચિને પ્રોત્સહિત કરવાના માર્ગોની શોધ કરાશે સંયુક્ત રાષ્ટ્રના સભ્યોને શ્રી મોદી આ પહેલીવાર સંબોધી રહ્યા છે

જેમણે અગાઉ આવેદનપત્ર ભર્યા છે એમને ફરીથી ભરવાના નથી

જેમાં અંજારમાં એક સામટા આઠ પોઝિટીવ કેસ તેમજ ગાંધીધામ ભયાઉ અને રાપરમાં એક એક પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે

સંયુક્ત રાષ્ટ્રની યુ નેસ્કોની એક ટીમ આગામી સપ્ટેમ્બર મહિનામાં આ માટે ધોળાવીરાની મુલાકાતે આવશે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે આ માહિતી આપી હતી